સોઇલ હેલ્થ કાર્ડ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના સાલમપુર ગામમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંગે ખેડૂતો માટે માર્ગદર્શન શિબિર યોજાઇ ગયો આ શિબિરમાં નિષ્ણાતો દ્વારા સોઇલ હેલ્થ કાર્ડ થોજનાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી તથા ખેડૂતોએ પુછેલા પ્રશ્નોના જવાબ નિષ્ણાતોએ આપ્યો હતો આ માર્ગદર્શન શિબિરમાં ગ્રામ સેવકો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંગે ખેડૂતો માટે માર્ગદર્શન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું

આ રોડ શો દરમ્યાન માર્ગ ઉપર ચોક્કસ અંતરે ભારતની કલા સંસ્ક્રતિનો પરિચય આપતા નૃત્યો લોકનૃત્યો રજૂ કરાશે ઝઘડીયા તાલુકાના રતનપુર ગામના સીદ્દીગોમા ટીમ દ્વારા રોડ શો દરમ્યાન રાજ્યનું જાણીતું સિદ્દી ધમાલ નૃત્ય પ્રસ્તુત કરશે અમારા નર્મદાના પ્રતિનિધિ જણાવે છે કે થોડાક સમય પહેલા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપીંગ અમદાવાદ આવ્યા હતા ત્યારે પણ સિદ્દી નૃત્ય પ્રસ્તુત કરાયું હતું મૂળ આફ્રિકાની સિદ્દી જાતિનું આગવું સિદ્દી ધમાલ નૃત્ય હવે રાજ્યની સાંસ્ક્રૃતિક પરંપરાનો ભાગ બન્યું છે

પોષક અનાજ યોજના અંતર્ગત રાજ્યકક્ષાની કાર્યશાળા યોજાઇ ગઇ જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમારે કાર્યશાળાના અધ્યક્ષપદેથી આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી એવા બાજરી જુવાર રાગી જેવા પોષણદ્રવ્ય ધરાવતા પાકોની માહિતી આપી હતી તેમણે ખેડૂતોને ઘંઉ ચોખાની સાથે સાથે જુવાર રાગી જેવા પોષણદ્રવ્ય ધરાવતા પાકોનું વાવેતર કરવા અનુરોધ કર્યો છે ખેતી નિયામક કે

ન્યુદ્રી સિરીયલ યોજનાની જાણકારી આપી હતી આ ઉપરાંત સંયુક્ત રાજકોટના ખેતી નિયામક એસ

ગાબાણી તથા અન્યોએ પોષક પાકોનું મહત્વ બજાર વ્યવસ્થાપન આવા પાકોમાં રોગ અને જીવાત નિયંત્રણ જેવા વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું હતું હવામાન રાજ્યમાં છેલ્લા ત્રીસ કલાકમાં મોટાભાગના સ્થળોએ લધુત્તમ તાપમાન સામાન્ય કરતા એકથી ત્રણ ડિગ્રી વધારે નોંધાયું હતું

હવામાન વિભાગની યાદીમાં જણાવ્યું છે કે આગામી બે થી ત્રણ દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા ઓછી છે